ગાંધીનગર ખાતે વિધાનસભા સચિવાલય માં ફોર્મ જમા કરવવા માટે આ બંને ઉમેદવાર ગયા ત્યારે પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને કૃષિ મંત્રી આર સી ફળદુ સહિત ના વરિષ્ઠ મંત્રી ત્યાં હાજર હતા કોંગ્રેસ કે અન્ય પક્ષ માંથી ઉમેદવારી નોંધાવવા માટે હજુ સુ ધી કોઈ આગળ આવ્યું નથી ભાજપ ના અભય ભારદ્વાજ અને કોંગ્રેસ ના અહેમદ પટેલ ના કોરોના બીમારી માં અવસાન થવાને લીધે ખાલી પડેલી બે જગ્યા માટે આ પેટા યૂં ટણી યોજાઈ રહી છે અભય ભારદ્વાજ ના અવસાન થી ખાલી પડેલી બેઠક માટે રામભાઇ મોકરિયા એ જ્યારે અહેમદ પટેલ ના અવસાન થી ખાલી પડેલી બેઠક ઉપર દિનેશ પ્રજાપતિ એ ઉમેદવારી નોંધાવી છે મતદાન માટે પહેલી માર્ચ નક્કી કરવામાં આવી છે

વેણુ ધર રેક્રી એ આજે હોદ્દો સંભાળ્યો છે

તેઓ જયદીપ ભટનાગર ના અનુગામી બન્યા છે દૂરદર્શન અને આકાશવાણીમાં વિવિધ હોદ્દા ઉપર ફરજ બજાવી ચૂ કેલા શ્રી રેડ્ડી ને સમાચાર જગત નો બહોળો અનુ ભવ છે

ટી ઓ કચેરી ભુજ અને ગાંધીધામની કચેરીના સ્ટાફને સ્થાનિક સ્વરાજથની યુંટણીલક્ષી તાલીમ હોવાથી આર ટી ઓ

બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કુલોમાં થર્મલગન અને સેનેટાઈઝ કરવાની સાથો સાથ સરકારી ગાઈડલાઈન મુજબ આ શિક્ષણકાર્ય શરૂ કરાયુ છે દરમ્યાન આજે લાંબા સમય બાદ વિધાર્થીઓ શાળાએ આવતા શિક્ષકો દ્રારા આવકાર આપવામાં આવ્યો હતો

વર્ષો પહેલા માંડવી થી મસ્કત સ્થાઈ થયેલા આ સદગતનો વતન પ્રત્યેનો પ્રેમ હંમેશા લોકમુખે યર્ચાય છે મસ્કત ઓમાન ખાતે એક માત્ર હિન્દુ શેખ તરીકે શેઠ કનકશીને નવાજવામાં આવ્યા છે માંડવીમાં શિક્ષણને પ્રોત્સાફન આપવા અને સામાજીકક્ષેત્રે બહોળુ યોગદાન આપનારા સદગત શેઠને કચ્છની વિવિધ સંસ્થાઓ આગેવાનો દ્રારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે

આના દ્વારા બહારથી આવતા પ્રવાસીઓને બીજા અનેક પર્યટન સ્થળો ની માહિતી આપવામા આવે છે

આના દ્વારા ધાર્મિક તથા પર્યટન સ્થળો ફરીથી ધબકતા થાય છે